રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મહાઅષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી છે

પ્રધાનમંત્રીએ ગુજરાતના ખેડુતોને સિંચાઇ માટે દિવસ દરમિયાન વિજ પુરવઠો આપતી કિસાન સૂર્યોદય યોજનાનો શ઼ભારંભ કરાવ્યો એવી જ રીતે તેમણે અમદાવાદમાં સીવીલ હોસ્પિટલ ખાતે બાળકો માટેની હદયરોગ સારવાર હોસ્પિટલ અને ગીરનાર પર્વત ખાતે રોપ વે યોજનાનો શ્રભારંભ કરાવ્યો આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે કિસાન સુર્યોદય યોજનાથી જુનાગઢ ગીર સોમનાથ અને તબકકાવાર અન્ય જીલ્લાઓમાં ખેડુતોના જીવનમાં વિકાસની નવી ક્ષિતિજો ખુલશે

પ્રધાનમંત્રીએ કહ્યું કે સૌર ઉર્જા યોજના લાગુ કરવામાં ગુજરાત અગ્રગણ્ય રાજ્ય છે છેલ્લા બે દશકમાં ગુજરાતે વિજળી ક્ષેત્રે કરેલા ક્રાંતિકારી કાર્યથી આ યોજનાની મજબૂત આધારશીલા તૈયાર થઇ છે પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે આપણે પ્રતિ બુંદ અધિક ફસલ ના મંત્રને અપનાવવો પડશે

દરેક ગામમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા આપવાની કામગીરી યાલી રહી છે ગીરનાર ખાતે રો પ વેનો શુભારંભ કરાવતાં શ્રી મોદીએ કહ્યું કે આ સુવિધાના લીધે અંબાજી મંદીર સુધી સાત થી આઠ મીનીટમાં પહોંચી શકાશે અને આ યોજના ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવું બળ પુરું પાડશે

આપત્તિને અવસરમાં પલટાવવાનું ગુજરાતમાં સામર્થ્ય છે સૌરાષ્ટ્રનું ગિરનાર એ ગુજરાત જ નહી પરંતુ દેશનું ઉન્નત શિખર છે ત્યારે રાજ્ય અને દેશના શ્રદ્ધાળુઓ ગિરનાર પર ઝડપથી જઇ દર્શન કરી પરત ફરે તે માટે આ રોપ વે કાર્યાન્વિત કર્યો છે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીન પટેલે અમદાવાદ ખાતે નવનિર્મિત બાળકો માટેની હૃદયરોગની હોસ્પિટલના ઉદ્દઘાટનમાં કહ્યું હતું કે આ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી આયુષમાન ભારત અને ગુજરાત સરકારની મા વાત્સલ્ય યોજનાના હેલ્થ કાર્ડ અંતર્ગત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળશે

શ્રી રેડ્ડીએ કહ્યું કે સરહદી સુરક્ષા સિવાય આ ટુકડી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ અને છત્તીસગઢમાં ઉગ્રવાદની સામેની લડાઇ સહિત વિદેશમાં શાંતિ મિશનોમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે

નાણાં મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવાયું છે કે જે કરદાતાઓના ખાતાઓનું ઓડિટ પરિક્ષણ જરૂરી છે

વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

જેમાં મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ તામિલનાડુ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ છત્તીસગઢ ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને દિલ્હી રાજ્યનો સમાવેશ થાય છે

જે વિશ્વમાં સૌથી ઓછા દરવાળા દેશોમાં એક છે

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે એક સંદેશામાં કહ્યું કે આ પર્વ ભારતીય સંસ્કૃતિમાં મહિલાના સન્માનનું પ્રતિક છે લોકોએ માતૃશક્તિના સન્માન અને મહિલાઓના સશક્તિકરણનો દ્રઢ સંકલ્પ લેવા માટે અનુરોધ કર્યો છે

વેંકૈયા નાયડુએ આશા વ્યક્ત કરી છે કે મા દુર્ગા દેશવાસીઓ પર પોતાની ખાસ કૃપા બનાવી રાખશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ સંદેશામાં પ્રાર્થના કરી છે કે મા દુર્ગા આપણા બધાને પ્રસન્ન સારૃ આરોગ્ય અને સમૃદ્ધિ આપે

આ ઉપરાંત આકાશવાણી દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયની યુ ટ્યૂબ ચેનલો પરથી પણ તેનું સીધુ પ્રસારણ કરાશે મન કી બાત કાર્યક્રમનો પ્રાદેશિક ભાષાઓમાં અનુવાદ કાર્યક્રમ બાદ તુરંત પ્રસારિત કરાશે તેનું પુનઃ પ્રસારણ રાત્રે આઠ વાગે સાંભળી શકાશે

તમામ રાજકીય પક્ષોના સ્ટાર પ્રયારક રોજ યૂંટણી સભાઓ સંબોધી રહ્યાં છે પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સોમવારે પૂર્ણ થશે